પ્રાદેશિક સમાયાર મિત્તલ પટેલ વાંચે છે

પ્રધાનમંત્રી આ કાર્યક્રમ દરમ્યાન છ રાજ્યોના ખેડૂતો સાથે સંવાદ પણ કરશે આ ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અને ખેડૂતોના કલ્યાણ માટે સરકાર દ્વારા કરવામાં આવેલી અન્ય પહેલ અંગે પોતાના અનુભવો જણાવશે આ પ્રસંગે કેન્દ્રિય ફષિ મંત્રી પણ ઉપસ્થિત રહેશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ થોજના અંતર્ગત દર વર્ષે લાભાર્થી ખેડૂતોને છ છ હજાર રૂપિયા બે બે હજાર રૂપિયા ત્રણ હપ્તામાં આપવામાં આવે છે આ નાણા લાભાર્થીઓના ખાતામાં સીધા જમા કરાવવામાં આવે છે

મહાત્મા મંદિર ગાંધીનગર પરિસરમાં રાજ્યકક્ષાનો સમારંભ યોજાશે

તેમણે વધુમાં કહ્યુ છે કે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકે તે માટે સુપ્રિમ કોર્ટ દ્વારા તમામ રાજ્યોને જે દિશાનિર્દેશો અમલ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે તે મુજબ ગુજરાતમાં પણ યુસ્ત અમલ કરાશે તેમણે કહ્યુ કે તહેવારોની ઉજવણી અને ધાર્મિક કાર્યક્રમો સંદર્ભે કેન્દ્રના ગૃહ મંત્રાલય દ્વારા તથા રાજ્ય સરકારના ગૃહ વિભાગના હકમોથી તહેવારોની ઉજવણી ધાર્મિક કાર્યક્રમો બાબતે સૂચનાઓ આપવામાં આવી છે જે સૂચનાઓ આગામી નાતાલની ઉજવણી નવા વર્ષની પૂર્વ સંધ્યા નવા વર્ષની ઉજવણી અંગે પણ અમલ કરાશે

શ્રમ અને રોજગારના એડીશનલ ચીફ સેક્રેટરી વિપુલ મિત્રાએ આ મુજબ જણાવ્યુ છે

આ એપ્સના કારણે સમગ્ર પ્રકિયાને પારદર્શક અને સરળ બનાવવામાં મદદ મળી છે પેપરલેસ પ્રક્રિયાઓ અને આવશ્યક શ્રમ કાયદાઓના કાર્યક્ષમ પાલન માટે આ એપ્સ અસરકારક માધ્યમ સાબિત થઈ છે તેમ શ્રી મિત્રાએ ઉમેર્યું હતું કોરોના સંદેશ આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છે

કિસાન દિવસ આજે કિસાન દિવસ નિમિતે દક્ષિણ ગુજરાતમાં કેરીના ઉત્પાદન સાથે તેના રસનું બોટલીંગ માટે દક્ષિણ ગુજરાતના અંજીતાબેન સંજીવભાઇ નાયકને ભારતીય કૃષિ અનુસંધાન પરિષદની શાખામાંથી ઇનોવેટીવ મહિલા તરીકેનો એવોર્ડ પ્રાપ્ત થયો છે નવસારી કૃષિ યુનિવર્સીટીના નિયામક ડો

તેમનુ ભવ્ય સ્વાગત સુરક્ષા તથા તેમના આગમનને લઈને દીવને રંગબેરંગી સજાવટ કરવામાં આવી છે કોરોના મહામારીને પણ ધ્યાનમા રાખી સતર્કતા રાખવામાં આવી રહી છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિં દ ના આગમનને લઈ દીવના તથા બહાર થી આવેલા અધિકારીઓ અને કર્મચારીઓ જે ડ્યુટી પર હાજર છે તે દરેકનું કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે